રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્રારા યોજાનાર આ પરીક્ષા પર્વમાં શિક્ષણાઅધિકારીઓ શિક્ષણવિદોમનોચિકિત્સકોશિક્ષકોવાલીઓ એન જી

બાળકો વિધાર્થીઓને પરીક્ષા સમયે તણાવ મુક્ત કેવી રીતે રાખવા શ્રેષ્ઠ પરિણામ મેળવવુ જેવા વિષયો ઉપર અહી મંથન ચર્ચા યોજાશે પરીક્ષા પર્વ નિમિતે રાજયની શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરીને તેમને પ્રશસ્તિ પત્ર વડે સન્માનિત પણ કરાશે

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ભવન ખાતે પોર્ટના ચેરમેન એસ

મહેતાએ ટ્રાન્સફર ફ્રી માં ઘટાડો જાહેર કરતા વેપારી મહામંડળ તેને તાળીઓથી વધાવી લીધો હતો

આવા બાળકો માટે તેમની નજીકની શાળાના આચાર્ય દ્રારા ગામના વતની હોય તેવા બાળમિત્રની નિમણુંક કરવામાં આવે છે અને પાંચથી વધુ બાળકો હોય તો વર્ગ મંજુર કરવામાં આવે છે જેમાં ત્રણનવ અને એક વર્ષ સુ ધીના એમ અલગ અલગ વર્ગ યલાવાય છે ત્યારબાદ પરીક્ષા લેવાય અને પછી તે જ ધોરણમાં ભણવાને લાયક હોય તે વર્ગમાં દાખલ કરાય છે એ માહિતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી દ્રારા અપાઈ હતી